ગઇકાલે રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજીક પરીષદની આ વર્ષની ઉચ્ચસ્તરીય બેઠકના સમાપન સત્રને સંબોધતા તેમણે આ મુજબ અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે ભારતે સબકા સાથ સબકા વિકાસના અપનાવેલા સિધ્ધાંતમાં કોઇને પાછળ છોડવાની વાત નથી વિશાળ લોકવસતી ધરાવતા ભારતે સામાજીક આર્થિક માપદંડો મુજબ કરેલી પ્રગતીના લીધે વૈશ્વિક સ્તરે સાતત્યપુર્ણ વિકાસના ધ્યેય ઉપર સકારાત્મક અસર કરી છે તેમણે અન્ય વિકાસશીલ દેશોને સમર્થન આપવાની ભારતની પ્રતિબધ્ધતા દર્શાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતે સમાજજીવનને સીધી સ્પર્શતી સ્વચ્છ ભારત અભિયાન સ્ત્રીસશકિતકરણ આયુષ્યમાન ભારત પર્યાવરણનું રક્ષણ પવન તથા સુર્ય ઉર્જા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતીની વિગતો આપી હતી એશિયા વિસ્તારમાં ભારતે ભજવેલી મહત્વની ભૂમિકામાં પ્રધાનમંત્રીએ સાર્ક દેશો વચ્ચે સંકલનની નીતી તથા ભારતીય દવા ઉદ્યોગે બીજા દેશોમાં આપેલ દવાના સતત પુરવઠા જેવી બાબતો તરફ ધ્યાન દોર્યુ હતું

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે બ્રિટન સાથે અને યુ એ ઈ સાથે પણ વાતયીત યાલે છે નવી દિલ્હીમાં મીડિયા સાથેની વાતયીતમા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીએ ગઇકાલે જણાવ્યું કે કેટલીક શરતો સાથે કોવિડ રોગયાળા વચ્ચે દ્વિપક્ષીય રીતે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ફરી શરૂ કરવાનો ઇરાદો છે શ્રી પુરીએ જણાવ્યું કે ત્રણ દેશો સાથે સરકારની વાટાઘાટો સફળ રહે તેવા તબક્કે છે

તેમણે કહ્યું અમને જર્મની તરફથી વિનંતી પણ મળી છે અને લુફથાન્સા સાથેનો કરાર લગભગ પૂર્ણ થઈ ચૂક્યો છે

એશ્વર્યા રાય દાખલ જાણીતી અભિનેત્રી એશ્વર્યારાય બચ્યન તેમજ તેમની દીકરી આરાધ્યાને કોવીડની સારવાર માટે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં ગઇકાલે દાખલ કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અમિતાભ બચ્યન અને અભિષેક બચ્યનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને હ્રોસ્પિટલમાં દાખલ કરાયા છે તે દરમિયાન એશ્વર્યારાય બચ્યન અને આરાધ્યાને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા પરંતુ ગકઇાલે આ માતા અને પુત્રીને શ્વાસોશ્વાસમાં તકલીફ જણાતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા